સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ પણ છે

ત્યારબાદ તબકકાવાર તેમાં વધારો કરીને ત્રણ હજાર હેકટર સુધી વિસ્તાર કરાશે ચંદ્રવદન પટ્ટણી દલિત મુદ્દો દલિતોના ઉધ્ધારક બાબા સાહેબ આંબેડકરના સમાનતાના માર્ગને આગળ વધારી દલિત અત્યાચાર મુદ્દો સામાજીક સ્તરે ઉકેલવા કેન્દ્રના રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ ભાર મુક્યો છે ગઈકાલે ગાંધીધામ નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરતા તેમણે ગુજરાતમાં ગૌ હત્યાના નામે દલિતો પરના અત્યારચારની ઘટનાઓને દુઃખદ

ક્રુડ તેલના ભાવ વૈશ્વિક સ્તરે ઘટતા આ ઘટાડો થયો છે ચંદ્રવદન પટ્ટણી ટ્ટેનોને અસર સામખીયાળી સુરજરબારી વચ્ચે રેલ્વે લાઈન બેવડી કરવાનાચાલતા કામને લીધે કચ્છને સાંકળતી ટ્રેનોને અસર થઈ છે

ભુજ બરેલી ટ્રેન બે કલાક મોડી આવશે અને ગાંધીધામ બેંગ્લોર ટ્રેન એક કલાક મોડી ગાંધીધામ આવશે ચંદ્રવદન પટ્ટણી સ્વાઈનફલુ કચ્છમાં સ્વાઈન ફલુના બે વધુ કેસ નોંધાયા છે ભુજ અને અંજારમાં બે પોઝીટીવ કેસ નોંધાયા હતા

જ્યારે વિશાખાપટ્ટનમની મેચ ટાઈ થતાં શ્રેણી જીતવા માટે બન્ને દેશો વચ્ચે ચોથી વનડે મેચ મહત્વની માનવામાં આવે છે ચંદ્રવદન પટ્ટણી પુસ્તકાલય સન્માન કચ્છના સૌથી જુના એવા ભુજના મહારાવશ્રી વિજય રાજજી સાર્વજનીક પુસ્તકાલયના સાર્ધ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે પુસ્તકાલયના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીઓની ભાવ વંદનાનો કાર્યક્રમ ગઈ સાંજે ભુજ ખાતે યોજાયો હતો

તે સાથે કચ્છને વતન બનાવનારાસમાજસેવા અને રમતગમત ક્ષેત્રે પ્રદાન કરનારા ડો

રાજારામની સેવાઓને યાદ કરી તેમનીસાથેના ક્રિકેટરો અને અન્ય અગ્રણીઓએ સંસ્મરણનો યાદ કરી સેવાઓને બિરદાવી હતી પુસ્તકાલય દ્વારા સાર્ધ શતાબ્દી નિમિત્તે સમયાંતરે વિવિધ કાર્યક્રમો આયોજીત થઈ રહ્યા છે